પ્રથમ વિદેયકમાં અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતોની તબદીલી પર પ્રતિબંધ મુકવા તેમજ તે વિસ્તારોમાંની જગ્યાઓમાંથી ભાડુતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવામાં આવી છે

કોંગ્રેસના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ આ સુધારા વિધેયકનો વિરોધ કરતાં જજ્ઞાવ્યું કે તેનાથી ગુજરાતમાં શાંતિ છે તેવા સરકારના દાવાઓ પોકળ સાબિત થાય છે આ વિધેયક બહુમતીથી પસાર કરાયું હતું જયારે મહેસુલ વિભાગને લગતાં અન્ય વિદેયકમાં વર્તમાન જમીન મહેસૂલ કાયદામાં ચોક્કસ સુધારાઓ કરવાનો પ્રસ્તાવ છે

રાજય સરકારના નાણાં વિભાગે આ સંદર્ભમાં જારી કરેલા ઠરાવમાં જણાવ્યું છે કે ઘણા વ્યવસાયીઓ નોકરીદાતાઓ વ્યવસાયવેરો ભરવાને પાત્ર હોય તેમ છતાં વ્યવસાય વેરાના ટેકસ નેટમાં લાવવાના બાકી રહી ગયેલ છે જેમાં નાના કારખાનેદારો અને નાના પાયે ધંધો કરનારાઓ નોકરીદાતાઓ વગેરેનો સમાવેશ થાય છે આથી આવા વ્યવસાયીઓ કાયદા ભંગમાંથી બહાર આવે અને ચૂક સુધારી લેવાની તક તેમને આપવામાં આવે તો રાજ્ય સરકારને વ્યવસાય વેરાની આવક પ્રાપ્ત થાય અને આ વ્યવસાયીઓની હાલનાં કાયદાના દંડની દહેશત ગુનાહિત બોજા હેઠળ રહેવું પડે છે તેમાંથી મુકત થવાની તક મળે તે આશયથી આ નિર્ણય કરવામાં આવ્યો છે

રાજ્ય વિધાનસભામાં ભુજના ધારાસભ્ય નિમાબહેન આચાર્યના પ્રશ્નના લેખિત ઉત્તરમાં આ જાણકારી આપવામાં આવી હતી

આજે પ્રથમ સેમિફાઈનલ રાઉન્ડમાં ભારત ટીમનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે

ચંદ્રવદન પદ્ટણી અવસાન નખત્રાણા તાલુકાના નિલકંઠજાનંદ આશ્રમ સિરોમણીના મહંત ગજાનનગિરી ગુરૃ અમરગીરી ગઈકાલે બ્રહ્મલી થયા છે

ચંદ્રવદન પદ્દણી હવામાન કચ્છમાં ચોમાસાની પ્રતિક્ષા વચ્ચે ગરમીનું મોજુ યથાવત રહ્યુ છે